અમદાવાદના મેયર બીજલ પટેલે તેનો આરંભ કર્યો હતો આ વેચાણ કેન્દ્ર પરથી વિવિધ જિલ્લાના ખેડૂતો તથા જથ્થાબંધ વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ કરાશે એકસો જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતની ઓળખસમી કેસર કેરી અને વલસાડી હાફૂસ મુખ્ય આકર્ષણ છે ઉપરાંત લંગડો સુંદરી બદામ સહીતની વિવિધ કેરીઓ મળી રહેશે મહત્વની બાબત એ છે કે કાર્બાઈડ અને કેમિકલ વિના પકવેલી ઓર્ગેનીક કેરીનું અહીં વેચાણ થઈરહ્યું છે શિતલ વૈશ્નવ ઉમંગ એપ કેન્દ્ર સરકારના હવામાન વિભાગ દ્વારા દેશના નાગરિકો સુધી બદલાતા હવામાનની માહિતી સરળતાથી પહોંચી શકે તે માટે ઉમંગ એપ્લિકેશનમાં હવામાન વિભગાની સાત સેવા મૂકી છે

ગુગલ પ્લેસ્ટોરમાંથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકાશે ફૂડ સિક્યુરીટી એલાઉન્સ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોના વાયરસના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન દરમ્યાન ફૂડ સિક્યુરીટી એલાઉન્સ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

કોરોના વાયરસની મહામારીને લીધે બાળકોને પોષણ મળી હે તે માટે આ નિર્ણય લેવાયો છે

પ્રિ મોનસુન એકટીવીઝ અને તેની સંભવિત અસરો સામે સમયોચિત પગલા લેવા ખેડુતોને અનુરોધ કર્યો હતો ચોમાસુ પાકના વાવેતરની અને તે માટે દવા ખાતર બિયારણ ખરીદી તેમજ જમીન તૈયારીની ખેલુતોએ તૈયારી શરૂ કરી હશે તેમજ ખેતરમાં કે બહાર ખુલ્લામાં પડેલ પાક ઉત્પાદનોને સુરક્ષીત જગ્યાએ ખસેડવા અથવ તાડપત્રીથી ઢાંકી દેવામાં આવે તો ખેત ઉત્પાદન અને ખેત સામગ્રી સુરક્ષિત રાખી શકાય